સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયાએ ગઇકાલે શ્રીનગરમાં જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પાંચથી સાત પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ ઠાર થયા છે તેમણે જણાવ્યું હતું કેપાકિસ્તાની સેનાએ કાશ્મીરમાં શાંતિને નુકસાન પર્હોચાડવા તથા અમરનાથ યાત્રા ઉપર ફમલાના ઘણાં પ્રયાસો છેલ્લા બે દિવસમાં કર્યા છે રાજ્યમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં જૈશ એ મહંમદ સંગઠનના બે ખુંખાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે તેમની પાસેથી પાકિસ્તાની ચિહ્નવાળી બંદુક અને વિસ્ફોટકો મળી આવ્યા છે જે બાબત પુરવાર કરે છે કે આતંકવાદીઓ અને પાકિસ્તાન વચ્ચે સાંઠગાઠ છે

પાકિસ્તાની દળોએ સંઘર્ષ વિરામનો ભંગ કરીને પૂંછ જીલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક આવેલી ભારતીય ચોકીઓ ઉપર ગોળીબાર તથા તોપમારો કર્યા છે સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ગઇરાત્રે સવા આઠ વાગ્યાપછી પાકિસ્તાની દળોએ ગોળીબાર તથા તોપમારો શરૂ કર્યો હતો ભારતીય સેનાએ પણ વળતો જવાબ આવ્યો હતો આ અથડામણમાં જાનહાની કે ઇજાના સમાચાર નથી

આ સુવિધા સંબંધિત સ્ટેશનો સુધી જનાર રેલ મુસાફરોને પણ અપાશે

જમ્મુ અને કાશ્મીર વહિવટીતંત્રે અમરનાથના યાત્રિકોને સલામતીના કારણસર તેમનો પ્રવાસ ટુંકાવીને પાછા ફરવાની સૂચના આપી છે તેને ધ્યાનમાં લઇને રેલવેએ આ નિર્ણય લીધો છે

ગઇકાલે પ્રધાનમંત્રીએ આ કાર્યશાળાનું ઉદ્ઘાટન કરતા ભાજપના સાંસદોને મંત્રી અથવા સાંસદ બન્યા બાદ પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેવાનો અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ દરેક સાંસદને ઉંમરને ભૂલી જઇને હંમેશા વિદ્યાર્થી બની રહેવાની શીખ આપી હતી સંસદિય બાબતોના મંત્રી પ્રહલાદ જાશીએ જણાવ્યું હતું કે ભાજપ કોઇ આભાર નિહારીકા રવિયા પરિવારના પ્રભાવના કારણે નહીં પણ તેના આદર્શો અને વિયારોની મદદથી જ આજના સ્તરે પહોંચી શક્યો છે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નફા ગૃહમંત્રી અમિત શાહ અને અન્યોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

તેમણે ભારપૂર્વક કહ્યું કે સ્વદેશી ટેકનોલોજીની મદદથી સેનાની દરેક જરૂરિયાત પૂર્ણ કરાશે હૈદરાબાદમાં ભારત ડાયનેમિક લીમીટેડના સુવર્ણજયંતિ ઉજવણી કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે જયારે શશ્ન્નો સ્વદેશી ટેકનોલોજી વડે બનાવવા શક્ય ન હોય ત્યારે જ તેમની આયાત કરાશે

અને આ સમગ્ર કામગીરીમાં ભારત ડાયનેમિકસ લીમીટેડે મહત્વની ભૂમિકા ભજવવાની છે શ્રી રાજનાથસિંહે દોફરાવ્યું હતું કે પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે શાંતિ અને સ્થિરતા જાળવવી એ ભારતની સંરક્ષણનીતી છે તેમણે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્ર દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં એક લાખથી વધુ મિસાઇલો બનાવવામાં આવી છે આ કાર્યક્રમમાં ઇઝરાયેલની ટેકનોલોજી વડે બનાવેલી અને જમીનથી આકાશમાં છોડી શકાય તેવી મિસાઇલ શ્રી રાજનાથસિંહે વાઇસ યીફ એર માર્શલ આર

ભદુરિયાને આપી હતી

બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું કે તબીબોની ખાલી પડેલી જગ્યાઓની ભરતી આવતા વર્ષે તબીબી કોલેજ સંકુલમાં હાથ ધરાશે ગઇકાલે પટનામાં કાર્ડીયોલોજીસ્ટની પરિષદનું ઉદ્ઘાટન કરતાં શ્રી મોદી કહ્યું કે એન ડી એ

તેમણે કહ્યું કે સૂચિત પોષણ કાર્યકરોએ ગામના દરેક ઘરની મુલાકાત લઇને પોષણ અંગે લોકજાગૃતિ કેળવણી પડશે તથા માર્ગદર્શન આપવું પડશે ગઇકાલે દિલ્ફીમાં પોષણ પુરસ્કાર વિતરણ સમારંભમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કુપોષણની સમસ્યા ડામવા માટે સ્વચ્છ ભારત અભિયાનની જેમ રાષ્ટ્રીય સ્તરે અભિયાન હાથ ધરવાનો અનુરોધ કર્યો હતો

ગઇકાલે ગીનીના કોનક્રીમાં ભારતીયોને સંબોધતા તેમણે કહ્યું કે આરોગ્યસંભાળ કૃષિ પરિવહન સહિત ઘણાં ક્ષેત્રોમાં વિકાસમાં સહકાર એ દ્વિપક્ષીય સંબંધ મજબૂત બનાવવામાં મુખ્ય પરિબળ ગણાવી શકાય

શ્રી એબોટે આ યુવાનની ધરપકડ કરનાર પોલીસ અધિકારીની પ્રશંસા કરી છે

ત્યારે જ છ વિકેટ ગૂમાવીને મેળવ્યો હતો

અગાઉ વેસ્ટ ઇન્જિઝે કે

બી

એ તેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે બેંક ઓફ બરોડાઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને દોઢ કરોડ રૂપિયાનો અલ્હાહાબાદ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને બે કરોડ રૂપિયાનો જ્યારે ઓરીએન્ડલ બેંક ઓફ કોમર્સને એક કરોડ રૂપિયાનો દંડ કરાયો છે બીજી યાદીમાં આર બી

બી

એ સઘન પુછપરછ કરી છે આ અકસ્માત અંગે તપાસ કરવા કેન્દ્રીય ફોરેન્સીક લેબની નિષ્ણાંતોની ટીમ ગઇકાલે રાયબરેલી જીલ્લામાં અકસ્માતના સ્થળે પહોંચી હતી આ ટીમના સભ્યોએ અકસ્માતના સ્થળની ઝીણવટપૂર્વક તપાસ કરવા ઉપરાંત કેટલાક લોકોની પૂછપરછ પણ કરી હતી બીજી ટીમે લખનૌની કિંગ જ્યોર્જ હોસ્પિટલની મુલાકાત લીધી હતી આ ઉપરાંત સી બી આઇના અધિકારીઓએ ભાજપમાંથી બરતફ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરની સીતાપુરની જેલમાં જઇને પૂછપરછ કરી હતી

હાલમાં કાશ્મીરના પુલવામા અને પેમ્પોર ખાતે જ કેસરની ખેતી થાય છે